રકમ ખર્ચાઇ હોવાનું કહે છે રૂપાણી સરકાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ ડોે

બિમ્સટેક તાલીમ શાળા ગાંધીનગર ખાતે બિમ્સટેક દેશો ના પ્રતિનિધિઓ માટે જોખમ નિવારણ ની ક્ષમતા વિકાસ ને લાગતો તાલીમ કાર્યક્રમ આજ થી શરૂ થયો છે જે ચાર દિવસ ચાલશે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆઈડીએમ દ્વારા યોજાયેલી તાલીમ માં બાંગ્લાદેશ ભૂટાન ભારત મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઈલૅન્ડ એમ સાત દેશ ના પ્રતિનિધિ ભાગ લેવા માટે ગાંધીનગર આવ્યા છે

આ કાર્યશાળામાં વિવિધ દેશના સભ્યો તેમના અનુભવોનું પણ આદાનપ્રદાન કરશે

બિનખેતી વિષયક હેતુ માટે રાજ્ય તરફ થી આપતો પાણી પુરવઠો મફત નથી હોતો પણ નજીવી રકમ યૂકવવાપાત્ર હોય છે પરંતુ મોટા ભાગે એ રકમ ની યુકવણી બાકી ખેંચાતી હોય છે જેનો હિસાબ સરભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વન ટાઇમ સેટલમેંટ સ્કીમ જાહેર કરવામાં આવી છે આ માફી થોજના નો ઠરાવ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કરાયો છે

ભાજપની યાદીના જણાવ્યા મુજબ સાબરકાઠાં જિલ્લાની પોશીના તાલુકા પંચાયતની ગણેર અને સેબલીયા જયારે ગીર સોમનાથ જિલ્લાની સુત્રાવાડા તાલુકા પંચાયતની રાખેજ એમ કુલ ત્રણ બેઠક પર ભાજપના ઉમદેવારો બિનહરીફ ચૂંટાયા છે

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ ડૉ

તેમણે ઉમેર્યું હતું કે અનુસૂચિત જાતિના યુવાનો સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે હેતુથી માનવ ગરિમા યોજના અંતર્ગત લાભાર્થીઓને નાના ધંધા રોજગાર શરૂ કરવા માટે વિવિધ પ્રકારની હજારો કીટ્સ આપવામાં આવી છે

નિવૃતિ બાદ ગુજરાત માં સ્થાયી થયેલા માજી સૈનિકી ની ભલાઈ માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજના વિશે રાજયપાલ શ્રી આચાર્ય ને વાકેફ કરાયા હતા અને શહીદ પરિવારો ની કાળજી લેવા માટે ખાસ ચર્ચા આ બેઠક માં કરાઇ હતી આ પ્રસંગે રાજયપાલ દેવ વ્રત આચાર્ય એ કહ્યું હતું કે માજી સૈનિકીનું ધ્યાન રાખવું એ સામાજિક ફરજ છે અને તેમના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સાથે સમજે પણ સક્રિય રહેવાનુ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ બેઠક માં કહ્યું હતું કે નિવૃતિ પછી પ્રવૃતિ યાલુ રાખી શકાય તે માટે માજી સૈનિકો ને કૌશલ્ય સંવર્ધન તાલીમ આપવાની શરૂઆત કરવામાં ગુજરાત અગ્રેસર છે તેમણે સૈનિકો ના બાળકો ને શિક્ષણ ની તમામ સગવડ આપવાની પણ વાત કરી હતી પોતાનું મકાન બનાવવા માંગતા નિવૃત સૈનિકો ને જમીન આપવાની વાત પણ આ બેઠક માં થઈ હતી

જેમને ઘર નું ઘર મળવાની કલ્પના પણ નહોતી તેવા ગરીબો ને મકાન માલિક બનાવવાનું કામ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયું છે

રવિપાક મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે

ખેલ મહાકુંભ સેરેબલ પાલ્સી ભારતભરમાં પ્રથમ વખત ખેડા જીલ્લાના નડિયાદ ખાતે સેરેબલ પાલ્સી રોગથી પીડાતા દર્દીઓ માટે બે દિવસીય રમતોત્સવ યોજવામાં આવ્યો છે

પી ખેલાડીઓ અહી રમવા માટે આવ્યા છે

પી ખેલાડીઓ માટેનો સેરેબલ પાલ્સી ખેલાડીઓ માટે આ ખેલ મહાકુંભ શરૂ કરવા બદલ ખેલાડીઓ ભારત સરકાર અને ગુજરાત સરકારનો હદયપૂર્વક આભાર માનેછે શહીદને અંતિમ વિદાય ચોટીલા તાલુકાના ઝીઝુડા ગામે રહેતા અને આર્મીમા ફરજ બજાવતા વનરાજભાઇ કાનાભાઇ દેગામા જમ્મુ કાશમીર ખાતે ફરજ દરમિયાન શહીદ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આજે શહીદના પાર્થિવ દેહને આર્મી વાહનમાં અમદાવાદથી ચોટીલા લવાયો હતો તેમને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા રાષ્રીઆીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી